જેમાં કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ ખેડૂતો માટે કેવી રીતે હિતકારક છે તેની જાણકારી અપાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ખેડૂતોને વિડિથો કોન્ફરન્સીંગ માધ્યમથી આજે સંબોધન કરશે મધ્યપ્રદેશ સરકારે આજે નિર્ધારીત કરેલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતો અને આમંત્રીતોને પ્રધાનમંત્રી સંબોધન કરશે

આ પ્રસંગે ખેડૂતોને કેન્દ્રના નવા ક઼ષિ કાયદાઓ ખેડૂતો માટે કેવી રીતે હિતકારક છે તેની જાણકારી અપાશે મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાયસન ખાતે યોજાનાર રાજ્યકક્ષાના જ્યારે અન્ય મંત્રીઓ મધ્યપ્રદેશના બીજા જિલ્લાઓમાં યોજાનાર કાર્યક્રમોમાં ભાગ લેશે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના આઠ જિલ્લાઓના સરપંચો સાથે વિવિધ વિષયો પર આજે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સંવાદ કરશે શ્રી રૂપાણી સેટકોમના માધ્યમથી બેચરાજી ગામના સરપંચ સાથે આત્મનિર્ભર ગુજરાત વિષય ઉપર સંવાદ કરશે આ ઉપરાંત તેઓ આઠ જિલ્લાઓના સરપંચો સાથે કચ્છમાં પીવાના પાણીની સુવિધા ડાંગમાં આરોગ્ય સુવિધા બનાસકાંઠામાં પશુપાલન દાહોદમાં વનધારા હેઠળ મળતા લાભો સુરતમાં મહિલા ઉત્કર્ષ યોજના જૂનાગઢમાં શ્રમિકોને વિનામૂલ્યે અનાજ વિતરણ સુરેન્દ્રનગરમાં પાણી પુરવઠો તથા કોવિડની રસી જેવા વિવિધ વિષયો ઉપર સીધો સંવાદ કરશે

તેમના દસ્તાવેજો આધાર કાર્ડ રેશન કાર્ડ યૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતની વિગતો પરિવારની સંમતિના આધારે ડિઝીટલ લોકરમાં સુરક્ષિત રાખવામાં આવશે આ સેવાઓનો વિનામૂલ્યે લાભ નાગરિકોને મળવાનો છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનસમૂહ પોતાના મનની વાત મોકળા મને કરી શકે તે માટે મનની મોકળાશ નામની સંવાદ શૃંખલાની ગઇકાલની કડીમાં ગાંધીનગર ખાતેથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓના પશુપાલકોની સાથે મનની મોકળાશ અંતર્ગત સંવાદ કર્યો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સંવાદ થકી પશુપાલકોને આશ્વાસન આપ્યુ હતું

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેતી અને પશુપાલન એકબીજાના પુરક છે ગુજરાતનું ગ્રામ્ય અર્થતંત્ર પશુપાલનના કારણે ધબકતુ રહ્યું છે ગુજરાતના ગુહવિભાગની ઇ ગુજકોપ એપ્લીકેશનને સમગ્રે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે નવી દિલ્ફી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્રીએ ગુજરાતની ઇ ગુજકોપ એપ્લીકેશનને બધા જ રાજ્યોની આ પ્રકારની એપ્લીકેશનમાં શ્રેષ્ઠ સિસ્ટમનો પુરસ્કાર અર્પણ કર્યો હતો

આ પ્રોજેક્ટમાં બધા જ પોલીસ મથકો કચેરીઓને કમ્પ્યૂટર પ્રિન્ટર તથા કનેક્ટીવીટી અપાઈ છે આ સિસ્ટમ હેઠળ રાજ્યના પોલીસમાં નોંધાતી એફઆઈઆર તથા ચાર્જશીટ સીધી અદાલતોમાં મોકલવાની પણ વ્યવસ્થા છે આ સિસ્ટમના લીધે રાજ્યમાં ગામોમાં નાગરિકોને પોલીસ સેવાનો લાભ ઝડપથી અને અસરકારક રીતે મળવા લાગ્યો છે આ સિસ્ટમ ગુનાઓ શોધવામાં પણ મદદરૂ બની રહી છે

આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છે

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે નવા કૃષિ કાયદાઓ ખેડૂતોને તેમની કૃષિ ઉપજો દેશમાં કોઈપણ સ્થળે વેચવાની તથા માર્કેટ સેસ ભરવામાંથી મુક્તિ આપનારા હોવાથી આ ક઼ષિ કાયદાઓ ક્રાંતિકારી ગણાવી શકાય પંચમહાલ દાહોદ તથા મહિસાગર જિલ્લાના ખેડૂતો માટે મોરવા હડફ ખાતે ગઇકાલે યોજાયેલા ક઼ષિ સંમેલનમાં બોલતા શ્રી પટેલે નવા ક઼ષિ કાયદાઓ ખેડૂતો માટે આર્થિક વિકાસની લહેર લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે ત્રણેય કૃષિ કાયદોની વિસ્તૃત જાણકારી આપી હતી તેમણે ખેડૂતો માટેની લધુત્તમ ટેકાના ભાવે ખરીદી રદ કરવાની વાતને અફવા માત્ર ગણાવીને કહ્યું કે સરકારે ટેકાના ભાવે ખરીદાતી જણસોની સંખ્યામાં વધારો કર્યો છે સરકાર ખેડૂતોના હિતોને અગ્રતા આપે છે તેમ જણાવીને શ્રી નીતીન પટેલે કહ્યું કે દેશભરના ખેડૂતોના ખાતામાં એક લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ કિસાન સન્માન નિધિ હેઠળ જમા કરવામાં આવી છે બારડોલી ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં વનમંત્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું હતું કે ક઼ષિ બિલથી એક પણ ખેડૂતને નુકશાન થશે નહીં કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે બારડોલીમાં સુરત તાપી નર્મદા અને ભરૂચ જીલ્લાના ખેડૂત સંમેલનમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ખેડૂતોને કૃષિ બિલ અંગે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે ખેડૂત સંમેલનમાં સંબોધન કરતાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળ વર્તમાન સરકાર ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપી રહી છે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલે સુરતમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં જણાવ્યું હતું કે સંસદમાં થયેલી ચર્ચા બાદ બહ્મતીથી દેશના કરોડો ખેડૂતોના હિતમાં પસાર થયેલા ક઼ષિ સુધારાઓ અંગે ખેડૂતોને ભ્રમિત કરીને દેશના શાંત વાતાવરણને અસ્થિર કરવાનો પ્રયાસ કોંગ્રેસ સહિતના વિપક્ષો કરી રહ્યા છે તે દુઃખદ છે આ ઉપરાંત કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી પુરશોત્તમ રૂપાલાએ પડધરીમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે મોરવાહડફમાં તેમજ કૃષિમંત્રીશ્રી આર

ફળદુએ સાવરકુંડલામાં પ્રદેશ મહામંત્રીશ્રી કે

પટેલે અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફિયાએ ડીસા ખાતે ખેડૂત સંમેલનોને સંબોધિત કર્યા